તેમણે જણાવ્યું કે સખત મહેનત અન સમર્પણથી ઇસરો અવકાશ તકનીક ક્ષેત્રે અગ્રેસર બન્યો છે ઇસરોનો આ જ ઉત્સાહ તેને નવી ઉંચાઇ નવી સિધ્ધી હાંસલ કરવા પ્રેરિત કરે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇસરો અને રમતગમતના ખેલાડીઓ માટે નિષ્ફળતા જેવી કોઇ વસ્તુ જ નથી માત્ર અનુભવ છે દરેક સ્થિતિને અનુકૂળ થવાનું અને એક પરિવાર તરીકે ઉષ્માભર્યું સમર્થન આપવું એ આપણા દેશવાસીઓની પ્રકૃતિનાં જ છે

જેઠમલાણી હાલમાં રાજ્યસભાના સભ્ય છે તેઓ થોડા સમયથી બિમાર હતા રામ જેઠમલાણીએ યુનાઇટેડ મોરચા અને એન ડી એ સરકારોમાં કેન્દ્રીયમંત્રી તરીકે સેવાઓ આપી હતી તેમણે ભારતીય બાર કાઉન્સીલના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જેઠમલાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે એક ટિવટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે રામ જેઠમલાણીના નિધનથી આપણે એક અસાધારણ ધારાશાન્ન્ી અને જાહેર વ્યક્તિને ગુમાવ્યા છે તેમણે કોર્ટ અને સંસદ બંનેમાં નોંધપાત્ર થોગદાન આપ્યું હતું

બે દિવસ યાલનારી આ બેઠકનું અધ્યક્ષપદ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સંભાળશે બેઠકમાં ઇશાની રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ ભાગ લેશે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બે દિવસના સત્ર દરમિયાન ઇશાન ભારત માટે મહત્વની એવી વિવિધ વિકાસ પરિયોજનાઓ વિષે કેન્દ્રનાં મંત્રાલયો અને રાજ્ય સરકારો દ્વારા શક્યતા અહેવાલ રજૂ કરાશે સત્ર દરમિયાન મુખ્ય સચિવો અને પોલી મહાનિયામકો સાથે મુખ્યમંત્રીઓની એક અલગ બેઠક પણ યોજાશે બીજી તરફ શાસક એનડીએના ઘટક એવા ઇશાન લોકતાંત્રિક જાડાણનું યોથું સંમેલન પણ આજે ગુવાહાટીમાં યોજાશે

લોકોને ખોટાં સપનાં દેખાડનારા હવે સાવ ઉઘાડા પડી ગયા છે

રાષ્ટ્રીય સલામતી સલાહકાર ઉમેર્યું હતું કે લોકોની સલામતિ સરકારની ટોયની પ્રાથમિકતા છે જા કે જીવનનો અધિકાર સૌથી મહત્વનો માનવાધિકાર હોવાથી શાંતિ અને સુરક્ષા માટે વાજબી નિયંત્રણો જરૂરી છે

ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેનું ઉદઘાટન કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં શરૂ કરેલી ફીટ ઈન્ડિયા યુસ્ત ભારત ઝુંબેશના ભાગરૂપે એક ખાસ જુથ ચર્ચાનું આયોજન પણ કરાયું છે આ ચર્ચામાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મેરી કોમ શરતંજ સીતારા વિશ્વનાથન આનંદ પેરા ઓલિમ્પિક ખેલ રત્ન પુરસ્કાર વિજેતા દીપા મલિક મુખ્ય રાષ્ટ્રીય બેડમિંટન પ્રશીક્ષક પુલેલા ગોપીયંદ જેવા ગણમાન્ય ખેલાડીઓ આ ચર્ચામાં ભાગ લેશ